વધુ ઘરોમાં પાઈપલાઈન દ્વારા પાણી આપવાની કામગીરી પૂર્ણ કરાઈ

આ છ રાજયોમાં બિહાર ઝારખંડ મધ્યપ્રદેશ ઓડિશા રાજસ્થાન અને ઉત્તરપ્રદેશનો સમાવેશ થાય છે રેલવે મંત્રી પીયુષ ગોયલ આ યોજનાની પ્રગતિની દેખરેખ કરી રહયાં છે

રેલવે વિભાગે દરેક જીલ્લા અને રાજયમાં નોડલ અધિકારીની નીમણુંક કરી છે જે રાજય સરકારો સાથે સંકલન કરી રહ્યાં છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત સાથે વીડિયો કોન્ફરન્સ માધ્યમથી યોજાયેલી બેઠકમાં આ મુજબ જણાવ્યું હતું

જોકે કેન્દ્ર શાસિત પ્રદેશ કાશ્મીરના બીજા જિલ્લાઓમાં નિયંત્રીત ટ્ર જી ઈન્ટરનેટ સેવા જ ચાલુ રહેશે ઉલ્લેખનિય છે કે કેન્દ્ર સરકારે તાજેતરમાં સર્વોચ્ય અદાલતને જણાવ્યું હતું કે કાશ્મીરમાં હાઈસ્પીડ ઈન્ટરનેટ સેવા પૂરી પાડવા અંગે વિયારણા કરવા ખાસ સમિતીની રચના કરવામાં આવી છે

ધોનીની કામગીરી આગામી સમયમાં રમતવીરોને પ્રેરણા આપશે

ધોનીએ ગત શનિવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તી જાહેર કરી હતી